પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કોવિડ રોગયાળા અંગે સર્વગ્રાહી ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠકનો આરંભ થયો છે

ભારતીય રિઝર્વ બેંકે બેંચમાર્ક વ્યાજદર ચાર ટકા યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે અમેરિકાએ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો અને તેમના પરિવારજનો માટે અમેરિકાની મુલાકાત માટે નવી નીતિની જાહેરાત કરી છે

વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ રહેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજનાથસિંહ અને હર્ષવર્ધન તથા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી અને ગુલામનબી આઝાદ ટીએમસીના ડેરેક ઓબ્રાયન ડીએમકેના ટી આર બાબુ એનસીપીના શરદ પવાર અને અન્ય પક્ષોના આગેવાનો ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ તાજેતરમાં કોવિડની રસી બનાવનાર દેશના ત્રણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી તે પાર્શ્વભૂમિમાં આજે યોજાઈ રહેલી બેઠકમાં કોવિડના રસીના વિતરણ માટેના આયોજનની પણ ચર્ચા થશે

આ સંમેલનમાં વૈશ્વિક અર્થંતંત્ર ટેકનોલોજી નવકલ્પના આરોગ્ય શિક્ષણ જેવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે ખાતરી આપી હતી કે ખેડૂતોને જ મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લુ મન ધરાવે છે શ્રી તોમરે કહ્યું કે સરકાર કૃષિ ઉપજ બજાર સમિતિ વધુ મજબુત બને અને તેની કામગીરી વધે તેવા પ્રયાસ કરશે એવી જ રીતે કૃષિમંત્રીએ લધુત્તમ ટેકાના ભાવોની પ્રથા ચાલુ રહેશે તેવી ખાતરી સરકાર વતી આપી હતી આ ઉપરાંત ખેડૂતોને કોઈપણ મુદ્દે ફરિયાદ કરવા સીવીલ કોર્ટમાં જવાની મંજુરીના મુદ્દે સરકાર વિચારણા કરશે

ગ્રામીણ વિસ્તારોમાં માંગણી વધશે તેમ અર્થતંત્રમાં વધુ સુધારો જોવા મળશે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

કોરોના અંગેના આ સંદેશ બાદ

વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું છે કે નવી નીતિ તરત જ અમલમાં આવશે

એવી જ રીતે અગાઉની નીતિમાં સંબંધીતો એકથી વધુ સ્થળેથી અમેરિકામાં પ્રવેશ કરી શકતા હતા તેના બદલે તેઓ એક સ્થળેથી જ અમેરિકામાં પ્રવેશ મેળવી શકશે પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકાના મૂલ્યોનો વિરોધ કરનાર કોઈ વ્યક્તિ કે જૂથના વિઝાની માન્યતા મર્યાદીત કરવાની સત્તા વહિવટીતંત્રને મળશે ક્કિકેટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચોની શ્રેણીની પહેલી મેચ આજે કૈનબરા ખાતે રમાશે ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ આ મહિનાની છ ડિસેમ્બરે અને ત્રીજી મેચ આઠ ડિસેમ્બરે સિડનીમાં રમાશે ઓસ્ટ્રેલિયા ત્રણ વન ડે મેચોની શ્રેણી પહેલાથી જીતી યૂકી છે

બંને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચ પણ રમાશે

આજે સવારે સાત વાગે મતદાનનો આરંભ થયો હતો અને મતદાનની પ્રક્રિયા બપોરે બે વાગ્યા સુધી ચાલશે નૌકાદળ દિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નૌકાદળ દિવસ નીમિત્ત નૌકાદળના વીર જવાનોને શુભેચ્છાઓ આપી છે તેમના સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે નૌકાદળના જવાનો કોઈપણ ડર વગર દેશના દરિયાઈ વિસ્તાર અને દરિયા કિનારાનું રક્ષણ કરે છે તેમજ તાકીદની પરિસ્થિતિમાં માનવતાના ધોરણે રાહત અને બચાવ કાર્ય પણ કરે છે ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ નૌકાદળના જવાનો અને પરિવારજનોને નૌકાદળ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે

આ યોજનાથી નાગાલેન્ડમાં રોજગારીની તકો વધારવામાં અને સંબંધીત વિસ્તારોના સામાજીક આર્થિક પ્રગતિમાં મદદ મળશે

છોકરીઓમાં શિક્ષણના પ્રચાર પ્રસાર ઉપરાંત ભારતમાં ક્વીક રિસ્પોન્સ કોડેડ પાઠ્ય પુસ્તકના આગવા પ્રયોગ માટે શ્રી દિસાલેને આ પુરસ્કાર અપાશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે બંન્ને પક્ષો યોગ્ય સમયે કમાન્ડર સ્તરની વાતચીત યોજવા સંમત થયા છે